ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ભાવનગરના સાંસદ ડોક્ટર ભારતીબેન શિયાળે જાહેર કર્યું છે કે ઘોઘા થી હજીરા વચ્ચે રો પેક્સ ફેરી સેવાનો ઈ પ્રારંભ આઠમી નવેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરાવશે તેમણે ઉમેર્યું હતું કે દરિયાઈ સફરનો વિકલ્પ શરૂ થતાં ભૌગોલિક રીતે સુરત અને ભાવનગર એકદમ નજીક આવી જશે પોતાના વાહનને જહાજમાં યડાવીને વતન લઇ જવાની સગવડ સુરતમાં સ્થાયી થયેલા સૌરાષ્ટ્રવાસીઓ ને ઉપલબ્ઘ બનશે

ના નિર્ણય બાદ રાજ્ય સરકાર નિર્ણય લેશે દિલ્ફીમાં પ્રદૂષણની સ્થિતિ ગંભીર હવાથી ફટાકડા ફોડવાની મનાઈ કરવામાં આવી છે તેને અનુલક્ષીને નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ગુજરાત પ્રદૂષણ મામલે સારી સ્થિતિમાં છે ગુજરાતની તુલના દિલ્ફી સાથે કરી શકાય નહીં

શ્રી નીતીન પટેલે જણાવ્યું હતું કે પાટણ અને મહેસાણા જિલ્લાના નાગરિકોને મળતી રેલવે સુવિધા તથા માલસામાનના પરિવહનની સુવિધામાં વધારો થશે

વધુ સમાચાર કોરોના અંગેના સંદેશ બાદ

ખાસ કરીને સિનિયર સિટીઝનમાં ડાયાબિટીસ હાયપર ટેન્શન કિડનીની બીમારી જેવા રોગ જોવા મળે છે જેને લીધે કોરોનાની અસર જલ્દી થાય છે ત્યારે દેશમાં સૌ પ્રમથ વખત અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વડીલ સુખાકારી સેવા શરૂ કરાઈ છે

એક ટીમમાં ત્રણ પેરામેડિકલ વર્કર હોય છે જે આરોગ્ય આલ્બની ગોળીઓ પણ આપે છે યુનિક મોબાઇલ સોફ્ટવેર અંતર્ગત તમામ લોકોના ડેટા એકત્રિત કરાય છે

જે સ્થળે વિસ્ફોટક પદાર્થોને સંલઝન કે સંગ્રહની કામગીરી કરવામાં આવતા ના વાંધા પ્રમાણપત્ર મેળવ્યા વગર કામગીરી થતી હોય તેવા કિસ્સામાં કડક કાર્યવાહરી કરવાની સૂચના આપવામાં આવી છે અકસ્માત સ્થળની આજુબાજુ ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરને સૂચના આપવામાં આવી છે

પરિણામે વાલીઓએ જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરતાં તેમણે ત્રણ ખાનગી શાળાને નોટિસ પાઠવીને જવાબ આપવાનો નિર્દેશ આપ્યો કચ્છમાં ફળફળાદીની ખેતીમાં પ્રયોગશીલતા વધતી જાય છે તેમ ખાદ્ય પ્રક્રિયાની સૂઝ પણ ખેડૂતો કેળવી રહ્યા છે કેસર કેરી ખારેક દાડમ ડ્રેગન ફ્ર્ટ અને સફરજનમાં કચ્છના ખેડૂતોએ કાઠું કાઢ્યું છે ત્યારે એક ખેડૂતે ખારેકથી ગોળ બનાવવાની મથામણ આદરી છાં ભુજ નજીક સજીવ ખેતી કરતાં પ્રયોગશીલ ખેડૂત લાલજીભાઈ ભુડિયાએ ખારેકમાંથી ગોળ બનાવવાનો અનોખો પ્રથોગ સફળતાપૂર્વક પાર પાડ્યો છે

રાજ્યમાં ઘણા સ્થળોએ લધુત્તમ તાપમાન સામાન્ય કરતાં સહેજ ઓછું નોંધાયું છે

જે સામાન્ય કરતાં પાંચ ડિગ્રી ઓછું હતું